અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન પર નવા વર્ષની શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ પરસ્પર હિતના બધા જ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે તેમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમની તત્પરતાને પુનરાવર્તિત કરી હતી તેમજ નવા વર્ષમાં ભારતના લોકોને પણ સમૃધ્ધિ અને પ્રગતિની શુભેચ્છા પાઠવી

દેશમાં વેપારમાં અરબના વધારવા માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા તમામ પગલાઓની માહિતી આપના શ્રી મોદીએ સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી તેમણે કહ્યું હતું કે કેટલાક તૃષ્ટ અને અપ્રામાણિક લોકો સામે પગલાં લેવાને કારણે સરકારને વિરોધી કહેવુ અયોગ્ય છે

પ્રધાનમંત્રીએ કોર્પોરેટ ક્ષેત્રના વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી શ્રી મોદીએ કિર્લોસ્કરના ભારતીય ઉદ્યોગ માટેના યોગદાનની વાત કરી હતી અને તેમના માનમા એક ટપાલટીકીટનું વિમોચન કર્યું હતું

મંત્રાલયે પાછલા વર્ષ જૂન મહિનામાં થોગના સમાચારોના પ્રચાર પ્રસારમાં મિડીયાના થોગદાનને ધ્યાનમાં રાખીને આ પુરસ્કારની સ્થાપના કરી હતી આ પુરસ્કાર માટે ભારત અને વિદેશમાં યોગના સકારાત્મક પ્રચાર પ્રસારમાં મીડીયાની ભૂમિકાને જવાબદારીનો સમાવેશ થાય છે

મંત્રીશ્રી જાવડેકરે જણાવ્યું કે યોગ એ ભારતની ઓળખ છે

તેમણે કહ્યું હતું કે સમાજમાં સારી બાબતોનો પ્રચાર કરવાની મિડિયાની જવાબદારી છે

નવી દિલ્ફીમાં એક પત્રકાર પરિષદને સંબોજધન કરતા મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું કે ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ યોજાય તે માટે ચૂંટણીતંત્ર પ્રતિબધ્ધ છે

તેમજ મતદાતા હેલ્પલાઇન મોબાઇલ એપ પર પણ જોઇ શકે છે

પોલિસના જણાવ્યા પ્રમાણે સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદી હોવાની બાતમી મળતા તપાસ અભિયાન શરૂ કર્યું હતું માયા ગયેલા આતંકીની ઓળખ શાહીદ તરીકે કરવામાં આવી છે જે અનંતનાગ જીલ્લાના બીજબેરાનો રહેવાસી હતો સુરક્ષાદળોએ તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું પરંતુ તેણે ગોળીબાર કરતા સામસામા ગોળીબાર કરતા માર્યો ગયો હતો અથડામણ સ્થળેથી હથિયાર અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે

તેઓ કારાવતીનાં લોકોને સંબોધન કરશે અને કારાવતીમાં પ્રથમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે ત્યારબાદ તેઓ બંગારામ જવા રવાના થશે તેઓ ગુરૂવારે કોયી જશે અને ત્યાંથી દિલ્હી પરત ફરશે

આ મિશનનો ઉદેશ્ય આગળના રસીકરણ અભિયાનમાં રહી ગયેલા ક્ષેત્રોમાં રસીકરણ કરવાનો તેમજ બાળકો અને ગર્ભવતી મહિલાઓ સુધી તેનો લાભ પહોંચાડ્યાનો છે

અમારા પટણાના સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે નવાડા સમસ્તીપુર રોહસાસ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે

પોલીસના જણાવ્યા અનુસાર તેની સામે ધર્મનિંદા અને ત્રાસવાદી કૃત્ય હેઠળ બીન જામીનપાત્ર ગુનો નોંધાવામાં આવ્યો છે ગયા શુક્રવારે તેણે ટોળાને ઉશ્કેરીને ત્યાં મસ્જીદ બનાવવાની માગણી કરી હતી ભારતે આ ઘટનાની ગંભીર ટીકા કરી અને પાકિસ્તાન સરકારને તાકીદે પગલાં લેવા અને શીખોની સલામતિ જાળવવા જણાવ્યું હતું

આકાશવાણીના મુખ્ય કાર્યકારી અધિકારી અવિનાશ જોશી અને સંયુક્ત સીઇઓ એ અંગામુથુએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે રમત દરમ્યાન સંપૂર્ણ રીતે ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે

બંને અધિકારીઓએ જણાવ્યું કે આયોજકો ને સ્થાનિક લોકોનો ઉત્તમ સહયોગ મળી રહ્યો છે અને રમતમાં ભાગ લેવાની બાબતે કોઇને કોઇ પ્રકારની આશંકા ન હોવી જોઇએ શ્રી જોશી અને શ્રી અંગામુથુએ આસામના લોકોના ઉત્સાહને બિરાદાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમને માણવા આવશે

નાટો પ્રમુખ જેન્સ સ્ટોલ્ટેન બર્ગે ચેતવણી આપી છે કે અમેરિકાના સૈનિકો દ્વારા ઇરાનના જનરલની હત્યા બાદ પશ્ચિમ ઐશિયામાં પહેલેથી જ તણાવભરી સ્થિતિ છે જેથી તહેરાને વધુ હિંસા અને ઉશ્કેરણી ટાળવી જોઇએ પશ્ચિમ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિ વિશે જોડાણના દેશોના રાજદૂતોની બેઠક બાદ બ્રસેલ્સમાં તેમણે પત્રકારોને સંબોધતા આ મુજબ જણાવ્યું

આ બેઠકમાં રિવોલ્યુશનરી ગાર્ડસના કુડસ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઉત્પન્ન થયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી નાટોની સત્તારૃઢ પરિષદ દ્વારા તાકીદે બોલાવવામાં આવેલી આ બેઠકમાં અમેરિકી અધિકારીઓએ બગદાદ હવાઇ મથક પર સુલેમાનીની હત્યાના નિર્ણય પાછળની વિચારસરણી સમજાવી હતી સ્ટોલ્ટેન બર્ગે જણાવ્યું કે ડ્રોન હુમલાનો નિર્ણય અમેરિકાનો હતો

દરમિયાન અમેરીકાના સંરક્ષણ સચિવ માર્ક એસ્પરે એ વાતને નકારી દીધી છે કે અમેરીકી સૈન્યના એક પત્ર બાદ અમેરીકી સૈનિક ઇરાકથી બહાર નીકળી રહ્યા છે આ પહેલા અમેરીકાની સેનાના ટાસ્ફ ફોર્સ ઇરાકના વડા બ્રિગેડિયર જનરલ વિલિયમ સિલીએ ઇરાકની સંયુક્ત કામગીરી સંચાલનના પ્રમુખને એક પત્ર લખ્યો હતો સમાચાર એજન્સી એએફપીએ પત્રને ટાંકીને જણાવ્યું કે ઇરાકમાં અમેરીકી નેતૃત્વવાળી ગઠબંધનની સેના આવનારી સેના આગળ વધવાની તૈયારી કરી રહી છે